સંયુકત રૂપે ગરીબી સામે લડવા માટે શ્રી મોદીએ પુનરૂચ્યાર કર્યો

ઓડીશાના રાજયપાલે નવીન પટનાયકને સરકાર રચવા નિમંત્રણ આપ્યું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

રાષ્ટ્રપતિ શ્રી નરેન્દ્ર મોદીને પ્રધાનમંત્રી તરીકે તથા અન્ય મંત્રીઓને પદ અને ગોપનીયતાના શપથ લેવડાવશે

વિદેશ મંત્રાલયની અખબારી યાદીમાં જણાવ્યા અનુસાર શ્રી ઈમરાન ખાને ફોન પર શ્રી મોદીને અભિનંદન પાઠવ્યા હતા

શ્રી મોદીએ પડોશી પહેલાની સરકારની નીતીનો પુનરૂચ્યાર કર્યો હતો અને સંયુકત રીતે ગરીબી સામેની લડાઈ માટે સુચન કર્યુ હતું પ્રધાનમંત્રીએ દક્ષિણ એશિયામાં શાંતિ સમૃાઘ્ધ અને પ્રગતિ માટે ફિંસા અને ત્રાસવાદ મુકત વાતાવરણ અને પરસ્પરમાં વિશ્વાસ ઉભો કરવા પર ભાર મુકયો હતો આ ઉપરાંત માલ્દીવ્સના ભુતપુર્વ રાષ્ટ્રપતિ મહંમદ નાશીદ નેપાળના ભુતપુર્વ પ્રધાનમંત્રી માધવ નેપાળે પણ શ્રી મોદીને ફોન કરી અભિનંદન આપ્યા હતા મહંમદ નાશીદે ભારત અને માલ્દીવ્સના ગાઢ સંબંધોનો ઉલ્લેખ કર્યો હતો અને કટૃરવાદ તથા ત્રાસવાદનો સહકારપુર્વક સામનો કરવાનો પુનરૂચ્યાર કર્યો હતો પ્રધાનમંત્રીએ બંને દેશો વચ્ચેના સંબંધો અને સહકાર વધુ આગળ ધપે તેવી આશા વ્યકત કરી અને પ્રદેશમાં શાંતિ સલામતિ અને વિકાસ પર ભાર મુકચો હતો

આવતીકાલે સવારે ગંગટોકના પાલઝોર સ્ટેડીયમમાં શપથવિધિ યોજવામાં આવ્યો છે તેમાં હજારો કાર્યકરો હાજર રહે તેવી સંભાવના છે

કે એમ

વિધાનસભા અધ્યક્ષ વિજયક્મારને પાઠવેલા પત્રમાં બે ધારાસભ્યો લાલન પાસવાન અને સુધાંશુ શેખરે આ અંગેની જાણ કરી છે આ ઉપરાંત વિધાન પરિષદના ધારાસભ્ય સંજીવસિંઘે ઉપ સભાપતિને પત્ર પાઠવીને આ અંગેની જાણ કરી છે તેમણે રાષ્ટ્રીય લોક સમતા પાર્ટીના વડા ઉપેન્દ્ર કુશવાહાના મહાગઠબંધનમાં જાડાવાના નિર્ણયનો વિરોધ કર્યો હતો

આ અગાઉ લોકસભાની યુંટણીઓમાં ભવ્ય વિજય બાદ ભાજપના વરિષ્ઠ નેતા અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સાંજે અમદાવાદ આવી પહોંચ્યા છે અમદાવાદ હવાઈ મથકે રાજ્યપાલ શ્રી ઓ

કોહલી મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણી નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિન પટેલ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી અમિત શાહ ભાજપ પ્રદેશ પ્રમુખ શ્રી જીતુભાઈ વાઘાણી મુખ્ય સચિવ શ્રી જે

સિંઘ અમદાવાદના મેયર બીજલ પટેલ દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું આ ઉપરાંત ધાર્મિક નેતાઓ સાધુ સંતો અને સંખ્યાબંધ કાર્યકરો નાગરિકો વિમાન મથકની બહાર પ્રધાનમંત્રીનું સ્વાગત કરવા ભેગા થયા હતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ હવાઈ મથકે સરદાર પટેલની પ્રતિમાને પુષ્પાજંલિ અર્પી હતી ત્યારબાદ તેઓ ભાજપના ખાનપુર સ્થિત કાર્યાલય પર પહોંચ્યા છે જ્યાં તેઓ કાર્યકરોને મળ્યા હતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ભાજપ અધ્યક્ષ અમિત શાહ લોકસભા ચુંટણીમાં ભવ્ય વિજય બાદ સૌ પ્રથમ વખત પોતાના રાજય ગુજરાતની મુલાકાતે આવ્યા છે

વારાણસી બેઠક પરથી ફરીવાર ચુંટાયેલા શ્રી મોદીની ચુંટણી બાદ આ પ્રથમ મુલાકાત છે

સરકારના પ્રવકતાએ ટવીટર પર જણાવ્યું કે આ પ્રકારની અફવાઓથી માધ્યમોએ દુર રહેવુ જાઈએ

તેમના વિઝા પચ્યીસ જુને પુરા થાય છે સુશ્રી બુનીંગ સુદેવીદાસી તરીકે ઓળખાય છે અને તેઓ મથુરામાં બે ફજાર જેટલી ગાયો તથા વાછરડાંઓની ગૌશાળા ચલાવે છે છેલ્લા પચ્યીસ વર્ષથી તેઓ આ પ્રવૃતિ કરે છે આ તમામ ગાયો તરછોડાયેલી છે

આજે બીજુ જનતા દળના ચુંટાયેલા ધારાસભ્યોની બેઠકમાં શ્રી પટનાયકને વિધાનસભા પક્ષના નેતા પદે ચુંટવામાં આવ્યા હતા બાદમાં તેમણે રાજયપાલને મળીને સરકાર રચવાનો દાવો રજુ કર્યો હતો

શ્રી પટનાયકે વિક્રમ રચ્યો છે અને બુધવારે પાંચમીવાર મુખ્યમંત્રી પદના શપથ લેશે શ્રી પટનાયકે પક્ષના સંસદસભ્યો સાથે પણ બેઠક કરી હતી

એસ આર કોંગ્રેસના પ્રમુખ અને નીમાયેલા મુખ્યમંત્રી જગનમોહન રેડૃએ જણાવ્યું છે કે તેમનો પક્ષ આંધ્રપ્રદેશને વિશેષ રાજયના દરજજાની વિનંતી કરશે પરંતુ તેનો હઠાગ્રહ નહી રાખે નવી દિલ્ફીમાં પત્રકારો સાથેની વાતચીતમાં શ્રી રેડૃએ કહયું કે પ્રધાનમંત્રી સાથેની બેઠકમાં આંધ્રપ્રદેશની જનતા પ્રત્યે ઉદારતા દાખવવા રજુઆત કરી છે ટવીટર પર પ્રધાનમંત્રી શ્રી મોદીએ જણાવ્યું કે તેમની શ્રી રેડૃ સાથે સૌહાર્દપુણે બેઠક રહી છે શ્રી મોદીએ શકય તમામ મદદની તેમને ખાતરી આપી છે શ્રી રેડૃએ નવી દિલ્હીમાં ભાજપ પ્રમુખ અમીત શાહની પણ શુભેચ્છા મુલાકાત લીધી હતી અને આ અંગે ટેકો આપવા વિનંતી કરી હતી

કોંગ્રેસના પ્રમુખ જગનમોહન રેડૃ આજે નવી દિલ્ફીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને મળ્યા અને બીજીવાર પ્રધાનમંત્રી પદે યુંટાવા બદલ અભિનંદન પાઠવ્યા